રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ જાપાન અને ક્રીલીપાઇન્સની સાત દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે માલદીવે અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે નવા ક્ષેત્રોમાં ભારતીય વેપાર ઉદ્વોગ એકમો સાથે સહકાર મજબુત બનાવવાનો નિર્ણય લીધો છે ભારતના સમીર વર્માએ ડેનમાર્ક બેડમિંટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે અને ભારતની જુનીયર હોકી ટીમ લીગમેચમાં ઓસ્ટ્રેલીયાને પાંચ એક થી પરાજય આપીને સુલતાન ઓફ જોફર કપ હોકી સ્પર્ધાની ફાઇનલ માટે કવોલીફાઇવ થઇ છે

બધા જ રાજકીય પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓ બંને રાજયોમાં રેલીઓ થોજી રહયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અકોલા જાલના અને પનવેલમાં ત્રણ ચુંટણી રેલીઓ સંબોધી હતી

તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે દિલ્ફીમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર રાજયને વિકાસની નવી ઉંચાઇએ લઇ જશે શ્રી મોદીએ પનવેલ બેલાપુર સહિત મહારાષ્ટ્રના વેપારના કેન્દ્ર તરીકે ઉપસી રહેલા સાત સ્થળોને શકય તમામ સહાય આપવાની ખાતરી આપી હતી ગઇકાલે મુંબઇમાં પત્રકાર પરીષદમાં બોલતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજકારણ કરતી વખતે લોકશાહીનુ માત્ર મોહરુ પહેરે છે અને વિપક્ષના નેતાઓ સામે એનફોર્સમેન્ટ વિભાગ અને સીબીઆઇનો દુરૃપયોગ કરે છે એવી જ રીતે એનસીપીના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડુતોને કૃષી ઉપજો માટે ટેકાના ભાવો નવી મળતાં હોવાનો આક્ષેપ કર્યો છે

હરીયાણામાં કોગ્રેસના વરીષ્ઠ નેતા તોસામ કિરણ ચૌધરીએ દરિયાપુર સહિત તેમના મત વિસ્તારમાં વિવિધ યુંટણી રેલીઓને સંબોધી હતી તેમણે ભાજપના શાસનમાં સમાજનો દરેક વર્ગ સહન કરી રહયાં હોવાનું આક્ષેપ કર્યો હતો ભાજપના અધ્યક્ષ શ્રી અમિત શાહે ફરીદાબાદ નજીક તીગામમાં યુંટણી રેલી સંબોધી હતી

આ એકાવન વિધાનસભા બેઠકોમાં ઉત્તર પ્રદેશની અગીયાર ગુજરાતી છ કેરળ અને બિહારની દરેકની પાંચ સિકકીમની ત્રણ પંજાબ અને આસામની ચાર ચાર તમીલનાડુ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની દરેકની બે તથા ઓડીસ્સા તેલંગણા મધ્યપ્રદેશ છત્તીસગઢ મેઘાલય પુદુચ્ચેરી અને અરુણાયલ પ્રદેશની દરેકની એક બેઠકોનો સમાવેશ થાય છે સંબધિત બેઠકોના મત વિસ્તારમાં રાજકીય પક્ષોના આગેવાનો યુંટણી પ્રચારના છેલ્લા ત્રણ દિવસ બાકી રહયાં હોવાથી મતદારોને રીઝવવા એડીયોટીનું જોર લગાવી રહ્યાં છે

દેશના રાજકીય ભવિષ્યમાં ગુપ્તવંશના જાણીતા રાજા સ્કંદગુપ્ત વિક્રમાદિત્યના શાસનના અનુભવની પ્રસ્તુતી આ અંગે યોજાનાર આંતરરાષ્ટ્રીય પરીસંવાદમાં દેશ વિદેશના ઇતિહાસ વિદો વિદ્વવાનો અને રાજકીય વિયારકો ભાગ લેશે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું છે કે રાષ્ટ્રપતી કોવિંદ જાપાનના રાજા નારુફીતોના રાજયાભિષેકના સમારોહમાં ભાગ લેવા જાપાન જઇ રહયાં છે

અમારા સંવાદદાતા જણાવે છે કે ભારત જાપાનને મહત્વ આપે છે તેવુ દર્શાવવા રાષ્ટ્રપતિ કોવિંદ જાપાનના રાજાના રાજયાભિષેકમાં હાજરી આપશે

એ

માલદીવના આર્થિક વિકાસ બાબતોના મંત્રી ફૈયાઝ ઇસ્માઇલે ગઇકાલે માલેમાં ઇન્જિયા એક્ષ્પોનું ઉદઘાટન કર્તા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહયું કે મેડીકલ ટુરીઝમ અને કુડ પ્રોસેસીંગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની ઘણી તકી છે

મુરલીધરને સંયુકત આરબ અમીરાતમાં વસતાં ભારતીયોને નવા ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે

તેમણે ભારતને મુડી રોકાણ માટેનું નવુ કેન્દ્ર ગણાવીને રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં યથાશકિત થોગદાન આપવા યુએઇના ભારતીયોને અનુરોધ કર્યો હતો

હુમલાખોરોએ સફરજન ધરાવતાં ટ્રકને પણ આગ ચાંપી હતી સલામતી દળના સુત્રોના જણાવ્યા મુજબ પંજાબના ફીરોઝપુર વિસ્તારના આ બે વેપારીઓ પર થયેલા ફમલામાં ત્રણ થી ચાર બંદુક ધારીઓ હોવાના અહેવાલ છે